પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે

આજે ઉમેદવારી નોધાવવાનો છેલ્લો દિવસ છે

હાલ જોતા અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી લડાઈ છે ભાજપે પૂર્વ ધારાસભ્ય રહી યૂકેલા નિમિષાબેન સુથારને ટિકીટ આપી છે તો બીજી તરફ કોંગ્રેસે પાયાના કાર્યકર એવા સુરેશ કટારાને મેદાને ઉતાર્યા છે

નિમિષાબેન સુથારનો કોંગ્રેસના ઉમેદવાર ભુપેન્દ્ર ખાંટ સામે વિજય થયો હતો નિમિષાબેન સુથારે ઇલેદ્રિકલ ઈજનેર સુધીનો અભ્યાસ કર્યો છે તેઓએ હાલ પંચમહાલ જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકેનો હોદ્દો પણ ધરાવે છે

ટી અનામત બેઠક તરીકે અસ્તિત્વમાં આવી હતી

ગુજરાત આદિજાતિ કમિશનર દ્વારા ભુપેન્દ્ર ખાંટનું આદિવાસી હોવાનું પ્રમાણપત્ર ખોટું હોવાનું જજમેન્ટ આપ્યું હતું રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા મોરવા હડફના ધારાસભ્ય ભુપેન્દ્ર ખાંટને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા ભુપેન્દ્ર ખાંટનું માંદગીના કારણે અવસાન થતાં આ બેઠક પર ફરીથી પેટાયૂંટણીની જાહેરાત કરવામાં આવી છે દાંડી યાત્રા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા આજે ઓગણીસમાં દિવસે સવારે ઓલપાડ તાલુકાના ભટગામથી નીકળી ગોલા અછારણ થઈ બપોરે સાંધિયેર ગામે આવી પહોંચી હતી ગાંધીજી અમર રહો વંદે માતરમના નારાઓ સાથે દાંડીયાત્રિકોનું ઠેર ઠેર ગ્રામજનોએ ફ્લહાર સૂતરની આટી પહેરાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

આ યોજનાના લાભાર્થી ભરતભાઈ ભરવાડે ઘરઆંગણે રોજગારી પૂરી પાડવા બદલ સરકારનો આભાર માન્યો હતો

સ્થાયી સમિતિના ચેરમેન મનીષભાઈ કટારીયા દ્વારા જનરલબોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું

કોરોનાની મહામારી સામે વિકાસના અનેક કામો હાથ ધરવામાં આવનાર છે

બજેટ બોર્ડમાં મેયર બીનાબેન કમીશ્નર સતીષ પટેલ ડે મેયર તપનભાઈ વિગેરે હાજર રહ્યા હતા કોરોના રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેસ્ટઝોન ઓફિસ ખાતે પત્રકારો માટે ખાસ રસીકરણ શિબિરનું આજે આયોજન કરવામાં આવ્યું હતુ મીડિયાકર્મીઓએ મોટી સંખ્યામાં લાભ લઈ રસીનો પ્રથમ ડોઝ લઈ કોરોના સામે સુરક્ષા કવય મેળવ્યું હતુ વેસ્ટઝોન ઓફિસ ખાતે વહેલી સવારે મેયર શ્રી પ્રદીપભાઈ દવે શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી ડેપ્યુટી મેયર શ્રીમતી દર્શિતા શાહ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પુષ્કરભાઈ પટેલ તેમજ મ્યુનિસિપલ કમિશનરશ્રી ઉદિત અગ્રવાલની હાજરીમાં કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો